પ્રાદેશિક સમાચાર રૂપલ જાનિ વાંચે છે

જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ મંત્રીઓ દ્વારા આ યોજનાનું ઇ લોન્ચીંગ કરાયું

ગૃહ મંત્રીશ્રી શાહે આ પ્રસંગે કહ્યું હતું કે કોરોનાને લીધે વિકાસ ની ગતિ ઘટી છે પણ ટ્રંક સમય માં પ્રગતિની આગેકૂય તમામ ક્ષેત્રમાં જોવા મળશે તેમાં શંકા નથી

દરિયાઈ વેપારમાં ઊભા થતાં મતભેદ નો લવાદ વડે ઉકેલ લાવવાની આ વ્યવસ્થાને સોસાયટી ફોર અફોર્ડેબલ રીડરેસલ ઓફ ડિસપ્યુટસ એટ઼લે કે સરોદ પોર્ટ઼સ એવું નામ અપાયું છે વહાણવટા રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે બંદર ક્ષેત્ર માં ઉમ્મીદ વિશ્વાસ અને ન્યાયના આધારે વિવાદ ઉકેલવાની જવાબદારી આ નવી વ્યવસ્થા હેઠળ થતાં સૌ ફાયદા માં રહેશે

દરદીઓની સારવારની ગુણવત્તા ઉચ્ચતમ કરવા માળખાકીય કામગીરી યુદ્ધના ધોરણે આરંભવામાં કરવામાં આવી છે રાજકોટના કાર્યપાલક ઈજનેરશ્રી એન કે કામદારે જણાવ્યું હતું કે સમરસખાતે પાણી વિવિધ લાઇનોનુ ફીટીંગ અને બિલ્ડીંગ સંબંધિત કામગીરી માટેટીમો બનાવીને જરૂરિયાત મુજબ દરેક સેવાઓ કાર્યરત કરવામાં આવી રહી છે

કુરિયનની પુત્રી નિર્મલા કુરીયને વિમોયન કર્યુ હતું આ પ્રસંગે આયોજિત વેબીનારમાં ડેરી ઉદ્યોગના જાણીતા મહાનુભવો તથા ડો

યુકેની દુરહામ યુનિવર્સિટીના પ્રોફેસર ડો બ્રુસ કોલ્ટન અને ડો વર્ગીસ કુરીયનના પૌત્ર સિધ્ધાર્થ સાથે મળીને તેમનો અનુભવ આ ઓડિયો બુકમાં વ્યક્ત કર્યો છે અને અતુલ ભીડેએ આ ઓડિયો બુકનો કન્સેપ્ટ અને નિર્માણ કર્યુ છે

સોઢી અને ચીફ ઓપરેટીંગ ઓફિસર કે